આ રિસાયકલ પાણીનો ઉપયોગ ઉદ્યોગગ્રહોના ઔદ્યોગિક વપરાશ મહાનગરમાં બાગ બગીચા તેમજ મહાનગરોમાં તળાવો ભરવા માટે નર્મદાના પાણી પરની નિર્ભરતા ઘટાડવા અંગે પણ વિચારણા કરવામાં આવી હતી

આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રીશ્રી નીતીનભાઇ પટેલ પાણી પુરવઠામંત્રી કુંવરજી બાવળિયા મુખ્યસચિવ જે

સિંહ સહિત મહાનગરોના મેયરશ્રીઓ કમિશ્નરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા પાણી બનાસકાંઠા બાઇટ દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં પીવાના પાણી તેમજ પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવા જિલ્લાતંત્ર સક્રિય બન્યું છે જિલ્લા કલેકટરશ્રી સંદિપ સાંગલેએ જણાવ્યું કે જે વિસ્તારોમાંથી પાણી અને ઘાસચારાની રજૂઆતો મલી રહી છે ત્યાં તેના માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી રહી છે

અમારા પ્રતિનિધિ જજ્ઞાવે છે કે મધદરિયે માછીમારી કરી રહેલી અન્ય બોટ દ્વારા ગુજરાતની હ બોટનું અપહરણ થયું હોવાની વાત સુરક્ષા એજન્સી સુધી પહોંચાડવામાં આવતા કોસ્ટગાર્ડના પેટ્રોલિંગ જહાજ સતર્ક બની જળસરહદ નજીક પહોંચ્યા હતા દરિયામાં સરહદની આંકણીનો ખ્યાલ માત્ર જીપીએસ વડે જ આવતો હોવાથી ઘણી બોટ આપણી સરહદ બહાર નીકળી જતા પાકિસ્તાન મરીન સિક્યોરીટી એજન્સી દ્વારા ઉપાડી જવાતી હોવાનો વધુ એક કિસ્સો નોંધાયો છે

જયારે બીજા ક્રમે કે ડી અંબાણી વિદ્યામંદિર જામનગરની આયુષી શાહ છે તો ત્રીજા ક્રમે કેન્દ્રિય વિદ્યાલય વસ્ત્રાપુર અમદાવાદની વિદ્યાર્થીની ખુશાલી મીણા છે અને ચોથા ક્રમે જે

અંબાણી સરસ્વતી વિદ્યામંદિર સુરતનો મેઘ સંજય ઇંગલેનો સમાવેશ થાય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરીક્ષામાં પાસ થયેલા તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી છે

કે તથા અન્ય ખાનગી યુનિવર્સિટી દ્વારા બી

તથા ખાનગી યુનિવર્સિટી દ્વારા એગ્રી બી

સી હોર્ટીકલ્ચર અને ક્રષિ ઇજનેર ડિપ્લોમા જેવા અભ્યાસક્રમો ચલાવવા માટે રાજય સરકાર દ્વારા કોઇ મંજૂરી આપવામાં આવી નથી ક્રષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના જણાવ્યા મુજબ રાજય સરકાર દ્વારા આવા કોર્ષ ગુજરાત ક્રષિ યુનિવર્સિટી અધિનિયમની વિરૂદ્ધ છે તેથી તાત્કાલિક અસરથી બંધ કરવા જણાવવામાં આવ્યું છે હાઇકોર્ટના ચૂકાદા વિરૂદ્ધ ખાનગી યુનિવર્સિટી દ્વારા સુપ્રિમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને તેની સુનાવણી બાદ અરજીનો નિકાલ કરવામાં આવ્યો હતો

અમારા પ્રતિનિધિ જજ્ઞાવે છે કે આ ચૂંટણીમાં શાસક એસ

સ્વામીની પેનલનો પરાજય થયો છે અત્યાર સુધી જાહેર થયેલા બેઠકોના પરિણામોમાં દેવપક્ષના ઉમેદવારો વિજેતા જાહેર થયા છે જેમાં અરજણભાઇ નાનજીભાઇ સાવલિયા આંબા ગામના સુરેશભાઇ દામજીભાઇ ગાબાણી ગોરકડા વિન્નભાઇ ભવાનભાઇ રાખોલીયા અને રાણપૂરના ઓમકારા અને દીપકભાઇ દિનેશભાઇ પાટડિયા સમાવેશ થાય છે અને એક બેઠક બિનહરીફ રહી છે

દિવ બાળકોની વર્કશોપ કેન્દ્રશાસિત પ્રદેશ એવા દિવ ટાપુ ઉપર આવેલી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓમાં કળા સાહિત્ય પ્રત્યે અભિરૂચિ કેળવાય તે માટે ખાસ વર્કશોપ યોજાઈ ગયો દિવ કલેકટર હેમંત્કુમારના માર્ગદર્શન હેઠળ યોજાયેલા વર્કશોપ માટે બહારથી ટ્રેનર બોલાવવામાં આવ્યા હતા

વેકેશનનો સદઉપયોગ કરવાની વ્યવસ્થા બાળકો માટે ગોઠવી વહીવટીતંત્રએ વાલીઓની પ્રશંસા દિવમાં મેળવી છે અંબાજી આરતી શક્તિપીઠ અંબાજી મંદિરમાં આવતીકાલે અખાત્રીજથી આરતીના સમયમાં ફેરફાર કરાયા છે હવે બે ને બદલે ત્રણ વખત માતાજીની આરતી થશે અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ કૌશિકભાઇ ઠાકરના જણાવ્યા પ્રમાણે સવારની આરતી સાત વાગ્યે જયારે સંધ્યા આરતી પણ સાત વાગ્યે જ થશે પરંતુ વધુ એક આરતી સાડા બાર વાગે થશે બપોરે મંદિર બંધ થવાનો સમય સાડા અગિયાર હતો તે હવે પોણા અગિયાર રહેશે

રમજાન માસની વિશેષ નમાજ આવતીકાલે સવારે કરવામાં આવશે અને પહેલો રોજો અદા કરવામાં આવશે એક મહિના માટે રમજાન માસ ચાલશે અને ચાંદ દેખાય તે મુજબ પાંચમી જૂને ઇદ ઉજવવામાં આવશે ગોધરા સીસીટીવી પંચમહાલ જીલ્લાના મુખ્ય શહેર એવા ગોધરામાં સલામતીની દ્રષ્ટિએ જરૂરી એવા સીસીટીવી કેમેરા લગાવવાનું કામ પોલીસતંત્ર દ્વારા શરૂ કરાયું છે

સુરત રીવરફન્ટ સુરતમાં તાપી નદી ઉપર રીવરફ્રન્ટ બાંધવાનું આયોજન ઝડપથી આગળ વધી રહ્યું છે

અમારા પ્રતિનિધિના જણાવ્યા પ્રમાણે મહાનગરપાલિકા સમક્ષ મંજૂરી માટે રજૂ થનાર પ્રોજેક્ટ રીપોર્ટમાં તાપીના વહેણને રીવરફન્ટમાં રોકી રાખી ભૂગર્ભજળ રીચાર્જ કરવાની યોજના અને તેના ફાયદાની વાત સામેલ હશે સિલવાસા હરણઉદ્યાન કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગરહવેલીમાં સિલવાસા નજીક દપાડા ગામે આવેલા હરણ ઉઘાન ખાતે સહેલાણીઓ ઉમટી પડ્યાં છે

હરણના ટોળાને જુવારબાજરી શેરડી તથા સૂકો ઘાસચારો આપવા માટે કેરટેકર દ્વારા વિશિષ્ટ અવાજ કરાતા સૌ હરણ એકઠા થઇ જાય છે તે દ્રશ્ય જેવા જેવું હોય છે

જયારે ગુજરાતના બાકી જિલ્લાઓમાં હવામાન મહદઅંશે સુકું રહેશે તાપમાનમાં ફેરફાર નોંધાય તો બનાસકાંઠા તથા અમરેલી જિલ્લામાં પણ સપ્તાહના અંત સુધીમાં હળવા ઝાપટાં પડવાનું અનુમાન હવામાન ખાતાએ બહાર પાડ્યું છે મહેસાણા રમતગમત સ્પર્ધા મહેસાણા જિલ્લાના લીંચ ગામે મહિલા સરપંચ અંજૂબેન પટેલ દ્વારા બહેનોની રમતગમત સ્પર્ધા યોજાઇ ગઇ

કોથળાદોડ રસ્સાખેંચ લિંબુચમચી દોડ જેવી વિસરાયેલી રમતોનો આનંદ માણી સૌએ પોતાના બાળપણને તાજ્ કર્યું હતું

શર્માએ ગુજરાતની હાફ્સ અને દક્ષિણ ભારતની બનેસાન કેરીને ક્રોસબ્રીડ કરી નવી જાત વિકસાવવામાં આવી છે

વડોદરા પાયલટ તાલીમ વડોદરા ખાતે ગુજરાત ફલાઇંગ કલબ દ્વારા પાયલટ બનવા માંગતા યુવકયુવતીઓના માર્ગદર્શન માટે સેમિનાર યોજાઇ ગયો જેમાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્રના તજજ્ઞ હાજર રહ્યાં હતાં

ડાંગ બાળલગ્ન ડાંગ જીલ્લાના સુબીર તાલુકાના બીજુરવાડા ગામે જાગૃત નાગરિકોને લીધે બાળલગ્ન થતા અટકાવવામાં વહીવટીતંત્રને સફળતા મળી છે બોરખેત ગામેથી આવેલી જાન સાથે બીજુરવાડાની કન્યાનો હસ્તમેળાપ વિધિ યોજાય તે પહેલા સમાજ સુરક્ષા અધિકારી પોતાની ટ્રકડી સાથે પહોંચી ગયા હતા અને વરવ્ધની ઉમરની ખરાઇ કરી લગ્નવિધિ અટકાવી હતી નવદંપત્તિ બનવા જઇ રહેલા બંને સગીર તથા તેમના માબાપ પાસેથી લેખિત બાંહેધરી સાથે પુખ્નવયે લગ્ન કરવાની ખાત્રી મેળવી સમાજ સુરક્ષાએ પોતાની ફરજ ઉત્તમ રીતે બજાવી હતી